ગાહેડ ક્રેડાઈ પ્રોપર્ટી શો નો પ્રારંભ કરાવવા સમયે મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું ગરીબ મધ્યમ વર્ગ અને તમામ ઘરવિહોણા ને ઓછા ભાવે મકાન આપવા સરકાર વચનબધ્ફ છે

ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ઉપક્રમે યોજાયેલ આ ઝાલાવાડ મેગા એક્ઝીબીશનના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના તમામ ઉદ્યોગો આપબળે આગળ વધ્યા છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકારે અનેક કાયદાઓના સરળીકરણથી નાના મધ્યમ કક્ષાના એકમો રોજગારી ની સાથો સાથ સ્થાનિક લોકોના આર્થિક વિકાસની પણ નવી તકો ખુલે તે માટે સરકાર સતત સંકલ્પબદ્ધ છે નાના એકમોને સરળતાથી બેન્ક સહાય મળે તે માટે બેન્ક ઓફ બરોડા સાથે પણ આપણે સમજ્ઞતી કરી છે

સ્કીમને મંજૂરી આપી રાજ્ય સરકાર બાંધકામ ઉદ્યોગ ને મદદરૂપ બની છે તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમવર્ગની વિશેષ ચિંતા કરીને લો કોસ્ટ હાઉસિંગની વ્યવસ્થા અને તેના માટેની પોલીસી અમલી બનાવી જ્યાં પણ ઝપડપટ્ટીઓ છે ત્યાં નવા મકાનો અને ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળે તે માટે વિવિધ યોજનાઓ હેઠળ અનેક મકાનો બનાવી સંપૂર્ણ પારદર્શકતાથી હાથોહાથ ઘરની ચાવી લાભાર્થીઓને આપી છે

કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પી

પરમારે પગલાંઓની વિગતો આપતાં કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં કૃષિ મંત્રી શ્રી આર

ફળદુ પહોંચી ગયા છે અને યુદ્ધના ધોરણે પગલાં હાથ ધરવાને પરિણામે આ સફળતા મળી છે પવનની દિશાના આધાર તીડની દિશા હવે પાકિસ્તાન ના બલૂચિસ્તાન તરફ રવાના થાય તેવી સંભાવના છે શ્રી પરમારે ઉમર્યું કે ખેડૂતોએ માંગ ધ્યાને લઇને સરકારે આ વિસ્તારોમાં દિવસે વીજ પુરવઠો પુરો પાડવાનું શરૂ કરી દીધુ છે

ટી ઓ

આર

અર્થાત રાષ્ટ્રીય નાગરિક નોંધણી રજીસ્ટર જ્યારે અમલ માં આવશે ત્યારે તેમાં ધર્મ ના આધારે કોઈના નામ ઉમેરવાના કે કમી કરવાના નથી આ સદંતર ખોટો પ્રચાર છે નાગરિકોની આ સત્તાવાર નામાવલી તૈયાર કરતો આ ડેટાબેસ હજી અમલ માં આવ્યો જ નથી છતાં તેનો વિરોધ શા માટે થાય છે એ વાત સૌ એ સમજવી જ રહી કોઈપણ નાગરિક ની નોંધણી તેમાં ધર્મ ના આધારે કરવાની નથી માત્ર કોઈ ધર્મ પાળવાને લીધે કોઈનું નામ તેમાથી રદ્દ થવાનું નથી

આર સી ના અમલ માટે કોઈ જાહેરાત હજુ સુધી તો સરકારે કરી નથી પણ જ્યારે થશે ત્યારે તેમાં નામ દાખલ કરવા માટે દરેક નાગરિકે કેટલાક સામાન્ય પુરાવા આપવા પડશે આમપણ આપણે આધાર કાર્ડ પાનકાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને મતદાર ઓળખ પત્ર કઢાવવા માટે કેટલીક વિગતો આપતા હોઈએ છીએ તેનાથી વધુ કશું એન

માટે આપવું પડે તેવું લાગતું નથી

જ્યારે અન્ય કુટુંબના સભ્યોને આગામી ટ્રંક સમયમાં આપવામાં આવશે અમારા સુરતના પ્રતિનિધિના જણાવ્યા મુજબ કેન્મ સરકારે નાગરીક સુધારા કાયદો અમલમાં લાવતા આ કુટુંબીજનોમાં આશા બંધાઈ છેકે તેમને સત્વરે નાગરીક્તા મળશે

એસ કાલાની કોર્ટે ફાંસીની સજાનો હ્કમ કર્યો હતો ત્યારબાદ સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હ્કમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી છે લીંબાયતમાં રહેતો અપરાધી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૃમમાં લઇ ગયો હતો માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હકમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી છે